ભારતીય આયુવિજ્ઞાન સંશોધન પરિષદ આઈસીએમઆરેઅ જજ્ઞાવ્યું છે કે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ચોવીસ કરોડ છવ્વીસ લાખ પચાસ હજારથી વધુ કોવીડ નમૂનાઓની તપાસ કરવામાં આવી છે

ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચ્રૂંટણી પંચે મોટી સંખ્યામાં કેન્દ્રીય શસ્ત્ર દળની ટુકડીઓ તેનાત કરી છે

બંન્ને રાજયોમાં ત્રીજા તબક્કાની ચૂંટણી એક જ દિવસે છઠ્ઠી એપ્રિલે યોજાશે

એમ સી

આ સિવાયની એપ્રિલ અને મે મહિનાની અન્ય પરીક્ષાની તારીખો યથાવત રહેશે

બીએસએફ ની સત્તાવાર થાદી માં જણાવાયા મુજબ સરહદ નજીક સોલાર અને વિન્ઠ પાર્ક તૈયાર કરવા માટે જરૂરી માલસામાન અને માણસો ની હેરફેર માટે ઇન્ડિયા બ્રિજ ઓળંગ્યા વગર છૂટકો નહિ હોવાથી આ પુલ નું નિયંત્રણ પહેલી એપ્રિલ થી પોલીસ ને સોંપવાનો નિર્ણય કરાયો છે